પ્રાદેશિક સમાયાર સુકેશ ગુપ્તા વાંચે છે

પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં જવાબો આપતાં શ્રી જાવડેકરે કહ્યું કે કોવીડ પરિસ્થિતિમાં તમામ ક્ષેત્રોને અસર થઈ છે અને એમાં આકાશવાણી અને એફએમ રેડિયો પણ ચોક્કસપણે ભોગ બન્યું છે તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન લોકોમાં ઘણી જાગૃતિ લાવવામાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે

આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની યૂંટણીનાં ફોર્મ ભરવા કલેકટર કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અપક્ષના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ કલેક્ટર કચેરી ખાતે તૈનાત કરવામાં આવી હતી આ સાથે જ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમની એક પણ કલેકટર કચેરી ખાતે વ્યવસ્થા કરાઈછે બોટાદ ઉમેદવારી ફોર્મ બોટાદ જિલ્લા પંચાયત બોટાદ નગરપાલિકા અને વિવિધ તાલુકા પંચાયત માટે ભારતીય જનતા પક્ષે ઉમેદવારોના નામો જાહેર કર્યા તમામ ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં શહેરના મુખ્ય માર્ગો પર ઢોલ વગાડી પદયાત્રા કરી ઉમેદવારી પત્રો ભર્યા હતા

જેમાં કેટલાક ઉમેદવારોને પૂનઃ ટિકિટ આપવામાં આવી છે તો કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આયો છે

અયોધ્યામાં નિર્માણાધીન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીએ સુરતમાં આજે આ મુજબ જણાવ્યું છે